આઝાદી હાંસલ થયા અગાઉ વીરગતિ પામી ગયેલા અનેક સ્વાતંત્રય સેનાનીઓનું સ્મરણ કરતાં શ્રી મોદી એ કચ્છના માંડવીના સપૂત શ્યામજી કુષ્ણ વર્માને યાદ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી પ્રતીકાત્મક દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે પ્રત્યેક દેશવાસીને જોડવા માટે શાળા કોલેજ થી માંડી સમાજસેવા સંસ્થાઓ પોતાના કાર્યક્ષેત્રને અનુરૂપ કાર્યકમો ઘડી કાઢે તેવી અપીલ શ્રી મોદી એ આ પ્રસંગે કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો આ પ્રસંગે હાજર હતા પ્રતિકાત્મક દાંડી યાત્રા સહિતના તમામ કાર્યક્રમો જે સફળ બનાવવાનો સંકલ્પ શ્રી રૂપાણીએ વ્યક્ત કર્યો હતો

માંડવી ખાતેના ખીમજી રામદાસ માધ્યમિક શાળાના ગોકુલ રંગભવન ખાતે સાંસદશ્રી વિનોદભાઇ યાવડાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ ઉજવાયો હતો આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ યાવડાએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આજના આ આઝાદી મહોત્સવ આપણા અહીંના ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માની ભુમિ પર ઉજવાઇ રહયો છે

નવી પેઢીમાં નૂતન ભારતના એ અમર ઈતિહાસને હંમેશા માટે અંકિત કરવાનો આ અદભુત પ્રયાસ છે આ સાથે માંડવી ખાતેથી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તથા સાંસદશ્રી વિનોદભાઇ યાવડાએ લીલીઝંડી બતાવી સાઈકલ રેલીનો પણ પ્રારંભ કરાવ્યો હતો

અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું ત્યાર બાદ અમદાવાદ ખાતે પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું

જ્યારે અન્ય કેટલાંક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે સવારે સાતેક વાગ્યાના અરસામાં ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નલિયાથી સિમેન્ટ ભરીને આવી રહેલી ટ્રક સામે કપાસના શ્રમિકો ભરેલી ટ્રક અથડાઈ હતી જેમાં શિરવા ગામે રહેતાં શ્રમિકો ભોગ બન્યાં હતા અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકોએ દોડી જઈ માંડવીની સરકારી હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલમાં ખસેડ્યા હતા

કાર્યક્રમમાં સ્નાતકસ્નાતકના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ દીકરીઓ ભાગ લઇ શકશે